પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ સુરતમાં નાગરિકતા સુધારા કાયદા જાગૃતિ અભિયાનમાં કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાનોને જ્ઞાનિ જાતિથી ઉપર ઉઠીને દેશહિત માટે સંક્લ્પ બંધ્ધ થવા અપીલ કરી ગાંધીનગરમાં યુવા પરિષદ યોજાઇ ગઇ

પ્રજાસ્તાક ઉજવણીને અનુલક્ષીને રાજકોટમાં સૌ પ્રથમ વાર એરોસ્પોટ્સ એર શો યોજાશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકતા સુધારા કાયદાને માધ્યમ બનાવીને દેશમાં અરાજકતા ફેલાવવાનું પ્રયાસ કરી રહ્યું છે આ અગાઉ સ્મૃતિ ઇરાનીએ સવારે સુરતના ડુમસ બીય પર યુવકો દ્વારા યોજાયેલા સફાઇ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમણે કહ્યું હતું કે જેએનયુમાં યુવાનો હિંસા તરફ વળ્યાં છે ત્યારે તેમણે સુરતના વિદ્યાર્થીઓ પાસેથી કંઇક શીખવું જોઇએ તેમણે સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો દ્વારા થતાં રચનાત્મક કાર્યક્રમોની પ્રશંસા કરી હતી

રાજ્યભરમાં ગઇકાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યુગ પુરૂષ યુવા પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ

મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે યુવાનોની સાહસ શકિતને બિરદાવી યુવાઓની જરૂરીયાત મુજબ યોજનાઓ કાર્યોન્વિત કરાશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીને ગાંધીનગર ખાતે શ્રી વિવેકાંનદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્યું કે શ્રી વિવિકાનંદજી આવેલા આધ્યાત્મિક ઉપદેશો આજે પણ દેશના યુવાઓમાં નવી ઉર્જા અને ચેતાનાનું સિચન કરી રહ્યા છે ડાંગ જિલ્લાના આફવા ખાતે વિવેકાનંદજીની જન્મજંયતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસ અને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રંસગે ઉપસ્થિત યુવાઓને સ્વામી વિવેકાનંદે બતાવેલા ચાર યુવા મંત્રો લક્ષનિર્ધારઆત્મવિશ્વાસ સમર્પણ અને સંગઠન વિસે વિસ્તૃત માફીતી અપાઇ હતી આ પ્રસંગે પાટણ ખાતે ઓસમ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ

આ સાથે પાટણ વાવ ઓસમી પર્વતના સાનિધ્યમાં પ્રવાસીઓ માટે શરૂ કરાયેલી નવી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરાયુ હતુ

નવી દિલ્હીમાં ગઇકાલે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતને આ ગૌરવ સન્માન અપાયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ગૌરવ સિદ્ધિ માટે જળ સંપતિ વિભાગને અભિનંદન પાઠવ્યા છે ગુજરાતે જળ વ્યવસ્થાપનના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે આ અગાઉ નીતિ આયોગનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ આ ત્રીજો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યો છે આ જળ અભિયાને ગુજરાતમાં જળસંગ્રહ ક્ષમતામાં ક્રાંતિકારી પરિણામો સર્જ્યા છે

જેમાં ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરશે આ ઉપરાંત વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ આણંદમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદમા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ જ્યારે ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન સમારોહ યોજાશે બનાસકાંઠામાં યોજાનાર ક્રષિમંત્રી આર સી ફળદુ જ્યારે સુરેન્દ્રનગરમાં ભૂપેન્દ્રસિંહ યુડાસમા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગો લહેરાવશે સુરતમાં મંત્રી શ્રી જવાહર ચાવડા જ્યારે કચ્છમાં દિલીપસિંહ ઠાકોર અને જૂનાગઢમાં કુવરજી બાવળીયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન સમારોહ યોજાશે

સિવિલ એવીએશન વિભાગ દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાવશે એર શોમાં મધ્યમ અને નાના એરકાફટ તથા હેલીકોપ્ટર દ્વારા નીયા ઉડાણે અદભૂત અને દિલધડક કરતબો અને કલાબાજી દર્શાવાશે

નગર પ્રાથમિક શિક્ષણ સમારોહ્ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષા પામીને વિશિષ્ટ પદ પર સેવા આપતા મહાનુભાવોનું સન્માન કર્યુ હતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદવાદમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ આ પ્રંસગે સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે બાળકી આપણા રાજ્ય અને રાષ્ટ્રની ધરોહર છે વર્ગખંડમાં શિક્ષણનું જેટલું સિંયન થશે તેટલુ આવતી કાલનું રાષ્ટ્ર વધુ પ્રગતિશીલ બનશે તેમણે ઉમેર્યુ હતુ કે સ્વસ્થ અને શિક્ષિત સમાજ નિર્માણ માટે શિક્ષકોનું મહત્વ અનેરું છે સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષા પામીને સમાજ નિર્માણ મહત્વની ભૂમિકા ભજવે તે પણ એટલું જ જરૂરી છે

તરણ સ્પર્ધા પોરબંદર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સમુક્રી તરણ સ્પર્ધા યોજાઇ ગઈ

આ સ્પર્ધામાં ગુજરાત મહારાષ્ટ્રમધ્યપ્રદેશતામિલનાડુપશ્ચિમ બંગાળ રાજસ્થાનઉતરપ્રદેશ આસામકર્ણાટક સહિતના સભ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધા દરમ્યાન ભારતીય નૌકાદળ તટરક્ષકદળ મરીન ટાસ્ક ફોર્સ સશસ્ત્ર સીમા બળ અને ખારવાભાઇઓ એ સુરક્ષા બચાવ માટે સતત સહકાર આપ્યો હતો આ સ્વિમોથોનમાં વિજેતા રહેલા સ્પર્ધકોને ત્રણ લાખથી વધુના ઇનામો તથા ટ્રોફીનુ વિતરણ કરાયુ હતુ

પી

જયપુરમાં રમાતી બીજી લીગ મેચમાં ગુજરાતે એસ